પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહગ્રહમંત્રી રાજનાથસિંહ નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પક્ષના મુખ્ય મથકે બેઠકમાં હાજરી આપી રહ્યા છે એવું મનાય છે કેઆ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોમાં થયેલા સામાજીક કલ્યાણ કામોની સમીક્ષા કરાશે

સુશાસન અને ગરીબ તરફી નીતિઓ અંગેની ચર્ચા આ બેઠકમાં કેન્દ્ર સ્થાને હશે

વિવિધ રાજ્યોના ભાજપના નાયબ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે

આ નિમિત્તે મેઘાણી મેમોરિયલ કમિટી દ્વારા મેઘાણીનગર ખાતેની તેમની પ્રતિમા પાસે માલ્યાર્પણ ક્રાંતિગીતો સહિત મેઘાણી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જાજીતા નાટચવીદ શ્રી જનકભાઈ દવેકર્મશીલ શ્રી દ્વારિકાનાથ રથ અને શાળા કોલેજોના વિદ્યાર્થીઓશિક્ષકોનાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા લોકગાયક શ્રી ગંગારામભાઈ વાઘેલાએ મેઘાણીના ગીતોથી વાતાવરણ તરબોળ કરી નાખ્યું

મેઘાણી જન્મ સ્થળ બોટાદ ખાતે પણ મેઘાણી સ્મૂતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આ ભરતી પ્રક્રિયા નિયમોની જોગવાઈ મુજબ કોમન પેપરથી પરીક્ષા દ્વારા પસંદગીની કાર્યવાહી કરાશે તેમજ સરકારના ઠરાવ મુજબ માસિક ફિક્સ પગારથી પાંચ વર્ષના કરાર આધારિત ધોરણે નિમણૂક કરાશે

વી મુકાશે બાળકોનું કૌશલ્ય વધે તેનું ધ્યાન રાખવા આ કાર્યવાહી કરાઇ છે

ના ભીમાસર આંગણવાડી નં

ના ડુમરા આંગણવાડી નં

ના અંતરજાળની આંગણવાડી નં

ના ભદ્રેશ્વરના આંગણવાડી કેન્દ્ર નં

આ કેન્દ્ર પર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ તે માટે ભરવાના થતા ફોર્મ આપવામા આવશે અને જરૂર જજ્જાશે તો ભરી આપવામા આવશે આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લેવા માટે કરવાના થતા સોગદનામાં લખી આપવામા આવશે

ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના સત્સંગી ભાઇ બહેનો મોટી સંખ્યામાં દર્શને આવ્યાં હતાં

પૂર્શાહુતિ પ્રસંગે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું છે